સર્વોચ્ચ અદાલતે ટ્રિપલ તલાકની પ્રથાને ગુનો ગણાવતાં નવા ધારાની બંધારણીય યોગ્યતા ચકાસવાની સંમતિ આપી છે

ડબલ્યુ એફ વિશ્વ બેડમિન્ટન સ્પર્ધાની કવાર્ટર ફાઈનલમાં ભારતની પી વી સિંધુ અને ચાઇનીઝ તાઇપાઈની તાઇ ઝુ યીંગ વચ્ચે આજે મુકાબલો થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ગઇકાલે પેરિસમાં સીધી વાતચીત બાદ શ્રી મેક્રોને આ મુજબ જજ્ઞાવ્યું હતું બંને નેતાઓએ દોઢ કલાક સુધી ચાલેલી વાતચીતમાં તમામ દ્વિપક્ષીય બાબતોને આવરી લઈને મંત્રણા કરી હતી આ મંત્રણા બાદ ક્રાન્સ અને ભારતે ચાર સમજૂતીઓ ઉપર હસ્તાક્ષર કર્યા છે પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રી મોદીએ ભારત અને ફાન્સના સંબંધો કોઈપણ અપેક્ષા વગર સ્વતંત્રતા અને સમાનતાના આદર્શો ઉપર આધારીત હોવાનું જણાવ્યું હતું તેમણે કહ્યું કે ભારત અને ક્રાન્સ આતંકવાદનો સામનો કરવા સલામતી ક્ષેત્રે સહકાર વધારશે બંને આગેવાનોએ બધા જ પ્રકારના આતંકવાદને વખોડી કાઢ્યો હતો તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આતંકવાદના કોઈપણ સ્વરૂપને માન્યતા આપી શકાય નહીં બંને આગેવાનોએ આતંકવાદનો સામનો કરવા માટે શક્ય એટલી વહેલી તકે વૈશ્વિક પરિષદ બોલાવવા પ્રયાસો કરવાની સંમતી આપી હતી પ્રધાનમંત્રીએ કહ્યું કે આબોહવામાં પરિવર્તન પર્યાવરણ અને સર્વ સમાવેશક વિકાસના મુદ્દે ભારત અને ક્રાન્સ એકસમાન દષ્ટિકોણ ધરાવે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ક્રાન્સના પ્રધાનમંત્રી એદુઆર્દ ફિલીપે સાથે તથા ક્રાસમાં રહેતા ભારતીયો સાથે વાતચીત કરશે ફાન્સમાં ગુજરાત પંજાબ અને પુદુચેરીના ભારતીયો મોટી સંખ્યામાં રહે છે શ્રી મોદી આજે ક્રાન્સથી સંયુક્ત આરબ અમીરાત યુએઈની મુલાકાતે જશે યુએઈમાં શ્રી મોદીને ત્યાંના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ઝાયેદથી સન્માનવામાં આવશે તેઓ ક્રાઉન પ્રિન્સ શેખ મહંમદ બીન ઝાયેદ અલ નહયાન સાથે વાતચીત કરશે તથા રૂપે કાર્ડનો વિધિવત પ્રારંભ કરાવશે

ન્યાયાધિશ એન

અરજદારે તેની અરજીને આ ધારાની જોગવાઈના લીયે બંધારણની જોગવાઈનો ભંગ થતો હોવાનું જણાવીને આ ધારાને ગેરબંધારણીય જાહેર કરવાની માંગણી કરી છે અરજદારે નવા ધારા મુજબ ટ્રિપલ તલાક પ્રથા અપનાવનારને ત્રણ વર્ષની જેલવાસની સજા આપવાની જોગવાઈની પુનઃ વિચારણા કરવાની વિનંતી કરી છે

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કાશ્મીર ખીણ વિસ્તારમાં અત્યાર સુધી કોઇ અનિચ્છનીય બનાવ નોંધાયો નથી માધ્યમિક સુધીની શાળાઓમાં શિક્ષકો અને સરકારી કાર્યાલયોમાં કર્મચારીઓની હાજરીમાં વધારો થઇ રહ્યો છે

નાણાં મંત્રાલયના જણાવ્યા મુજબ ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ ડીપીઆઈઆઈટીના જાહેરનામા મુજબ શરતો પૂર્ણ કરતા બધા જ સ્ટાર્ટઅપ કરરાહત માટે આપમેળે પાત્ર ઠરશે નહીં

સિંહે દરીયાના મોજા સહિત વિવિધ દરીયાઈ સ્રોતો દ્વારા મેળવવામાં આવતી ઉર્જાને પુનઃ પ્રાપ્ય ઉર્જા ગણવાની દરખાસ્તને મંજુરી આપી છે પુનઃ પ્રાપ્ય ઉર્જા મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે દરીયાઈ મોજા તેમજ દરીયાની ઉષ્ણતાને ઉર્જા સ્વરૂપમાં કેરવવી જેવા વિવિધ સ્રોતો થકી ઉત્પન્ન કરાતી ઉર્જા નોન સોલર રીન્યુએબલ પર્ચેસ ઓબ્લીગેશન હેઠળ પાત્ર ગણાશે આ નિર્ણયથી દરીયાઈ સ્રોતો થકી ઉર્જા મેળવવાની પ્રક્રિયાને નવું બળ મળશે

આ પહેલા પૃથ્વીની પ્રદક્ષિણા કરતી વખતે ચંદ્રયાન બે દ્વારા ગત ચોથી ઓગસ્ટે પૃથ્વીની તસવીરો મોકલવામાં આવી હતી

બંને દેશોએ સમાન હિતના આધારે આ ક્ષેત્રોમાં હવે પચી પણ સહયોગની સંભાવનાઓ અંગે વાત કરી હતી બંને પક્ષો ભારત અને પ્રશાંત સાગર દેશો માટે સ્વતંત્ર સમાવેશી અને શાંતિપૂર્ણ ક્ષેત્રિય વિકાસને આગળ વધારવા પર સંમત થયા હતા ગઇકાલે કેલિફોર્નિયા ખાતે આ બેઠક યોજાઇ હતી વિદેશમંત્રાલયના સંયુક્ત સચિવ ગૌરાંગલાલ દાસ અને સંરક્ષણ મંત્રાલયના સંયુક્ત સચિવ વી આનંદરાજે ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું ગત વર્ષે સપ્ટેમ્બરમાં દિલ્હી ખાતે બંને દેશો વચ્ચે મંત્રીસ્તરીય શરૂઆત થઇ હતી

ઓસ્ટ્રેલિયાના કેનબરા ખાતે એફએટીએફની બે દિવસ સુધી ચાલેલી બેઠકમાં ચર્ચાના અંતે આ નિર્ણય લેવાયો હતો

ના નિયામકનાં આદેશ પ્રમાણે આ અંગે જુદા જુદા ક્ષેત્રોના અધિક નિયામક અને મેડિકલ ઓફિસરોને નિર્દેશ આપી દેવાયા છે

તેમણે ટ્વીટ કર્યું હતું કે આપણે વૈશ્વિક જળવાયુ સમસ્યા અને ઓક્સિજન તથા જૈવ વિવિધતાના પ્રમુખ સ્ત્રોતોને વધારે નુકશાન ન પહોંચાડવું જોઇએ તેમણે એમેઝોન સંરક્ષણ આવશ્યક છે તેમ જણાવ્યું હતું

ની માન્યતા ઉપર છ મહિનાનો પ્રતિબંધ મૂક્યો છે ટોકિયો ઓલિમ્પિક માટે એક વર્ષથી પણ ઓછો સમય હોવાથી વાડાનું આ પગલું દેશમાં ડોપિંગ વિરોધી અભિયાન માટે ગંભીર બાબત છે રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી સંસ્થા નાડા હજુ પણ ખેલાડીઓના બ્લડ યુરીનના નમૂના એકત્ર કરી શકે છે પરંતુ તેની માન્યતા રદ થતા આ નમૂનાઓનું પરીક્ષણ ભારત બહાર આવેલી વાડાની માન્યતા પ્રાપ્ત પ્રયોગશાળામાં થઈ શકશે તેવું મનાઈ રહ્યું છે

ડબલ્યુ એફ વિશ્વ બેડમિન્ટન સ્પર્ધાની કવાર્ટર ફાઈનલમાં ભારતની પી

સિંધુ અને ચાઇનીઝ તાઇપાઈની તાઇ ગ્રુ યીંગ વચ્ચે આજે મુકાબલો થશે સિંધુએ અમેરિકાની બીવેન ઝાંગને પરાજય આપીને સ્પર્ધાની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો પુરૂષોની સિંગલ્સમાં બી સાંઈપ્રણિત અને ઇન્ડોનેશીયાના જોનાથન કિસ્ટી વચ્ચે મુકાબલો થશે સાઇ પ્રણીતે વિશ્વમાં આઠમો ક્રમાંક ધરાવતા એન્થોની સીનીસુકાને પરાજય આપીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે

શ્રીકાંત અને એચ

પ્રણોયનો પરાજય થતાં તેઓ સ્પર્ધામાંથી બહાર થયા છે

એલ

વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો